મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ કોરોના સંક્રમણ નિયંત્રણની સમીક્ષા માટે આજે રાજકોટ અને વડોદરાની મુલાકાત લેશે

ઓ તેમજ શહેર પોલીસ કમિશનર સાથે સમીક્ષા બેઠક યોજશે ત્યારબાદ તેઓ સાંસદઓ ધારાસભ્યો અને રાજકોટના મેયર તથા મહાપાલિકાના પદાધિકારીઓ તથા અગ્રણી તબીબો સાથે પણ બેઠક યોજશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગઇકાલે યુ કે ના મિનિસ્ટર ઓફ સ્ટેટ સાઉથ એશિયા એન્ડ કોમનવેલ્થ કન્દ્રીઝ શ્રીયુત લોર્ડ તારીક અહેમદ સાથે ગાંધીનગરથી વર્ચ્યુઅલ વિડીયો કોન્ફરન્સ બેઠક મુલાકાત યોજી હતી આ બેઠકમાં મુખ્યમંત્રીએ શ્રીયુત તારીકને ગુજરાતે સોલાર એનર્જીના હબ તરીકે સમગ્ર દેશમાં સૌથી વધુ સોલાર રૂફટોપ ધરાવતા રાજ્યની સિદ્ધિ મેળવી છે તેની વિસ્તૃત ભૂમિકા આપી હતી તથા ગુજરાતે પર્યાવરણપ્રિય સ્વચ્છ ઊર્જાના વિનિયોગની જે પહેલ કરીને ઇલેકટ્રીક વ્હીકલ્સના ઉપયોગને પ્રાધાન્ય આપ્યું છે અને જાહેર પરિવહન સેવામાં પણ હવે તેનો ઉપયોગ થઇ રહ્યો છે તેની જાણકારી આપી હતી આ ઉપરાંત ગુજરાતે રેઇન વોટર હાર્વેસ્ટીંગના જે સામુદાયિક પ્રથોગોમાં સફળતા મેળવી છે તેનાથી પણ મુખ્યમંત્રીશ્રીએ યુ કે

કે ના મિનીસ્ટર શ્રીયુત લોર્ડ તારીકે ગુજરાત સાથેના યુ કે ના આર્થિક વેપારીક ઔદ્યોગિક સંબંધોનો સેતુ વધુ સુદ્રઢ કરવાની તત્પરતા વ્યકત કરી હતી અને ગિફટ સિટીમાં રોકાણો કારોબાર શરૂ કરવા ગુજરાત બ્રિટન વચ્ચે કોઇ નક્કર કાર્યયોજનાની હિમાયત કરી હતી

કે ના સક્રિય સહયોગ સાથે મોટા પ્રતિનિધિમંડળો વેપાર ઊદ્યોગકારોની સહભાગીતા માટે ખાતરી આપી હતી શ્રીયુત તારીકે કોરોના સંક્રમણ દરમ્યાન ગુજરાતમાં બ્રિટનના નાગરિકોને સલામત વતન પહોચાડવા માં સહયોગ આપવા બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો તથા મુખ્યમંત્રી શ્રીને યુકેની મુલાકાત માટે આમંત્રણ પાઠવ્યું હતું

આ અંતર્ગત આઈ સી યુ

ડી યુ

આ દર અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અને ભાવનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં લાગુ પડશે નહીં ત્યાં પહેલેથી દર નિયત છે

જેમાં વિશેષ સુવિધા એ છે કે દર્દીના બેડના ગાદલા નીચે ડોઝિ સેન્સર જોડવામાં આવ્યું છે જેના આધારે હૃદયના ધબકારા શ્વસન ઓકસિજન લેવલ સહિતની વિગતો મોબાઇલ કે લેપ્ટોપ વડે મોનીટર કરી શકાય છે દર્દીના સ્પદંનો જાણીને તરત જ સારવાર કરી શકાય આ વ્યવસ્થા કોવિડ કેર સેન્ટરમાં ભાવીન દેસાઇ દ્વારા ઊભી કરવામાં આવી છે સુરત શહેરમાં કોરોના સંક્રમિત થતા નાગરિકોને જેમને હોમ કોરોન્ટાઇન કે આઇસોલેશનમાં રાખવાના હોય તે માટે સૂરત શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા આવા સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે તેમાં વધુ એક ઉમેરો થયો છે

શ્રી દયાળજી અનાવિલ કેળવણી મંડળ સંચાલિત હોમ કવોરોન્ટાઇન અને આઇસોલેશન સેન્ટરને સાંસદ શ્રી દર્શના જરદોષ શહેરના મેથર ડો

તેઓએ અનાવિલ સમાજના આ કાર્યની સરાહના કરી હતી આ સેન્ટર કાર્યરત કરવામાં ટ્રસ્ટી પ્રમુખ શ્રી રાજેશ દેસાઈ મંત્રી શ્રી જયપ્રકાશ દેસાઈ પ્રમુખ શ્રી કેતન ડી નાયક શ્રી સંજય દેસાઇ શ્રી રાજીવ નાયક શ્રી રજનીશ દેસાઈ શ્રી મુકેશ દેસાઈ અને અનાવિલ સમાજ ના અગ્રણીઓ નો પૂરો સહ્યોગ પ્રાપ્ત થયો છે

રાજ્ય પોલસની ત્રાસવાદ વિરોધી ટુકડીને મળેલી બાતમી પછી ગોધરાની એક સોસાયટીના બંધ મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો

ગોધરા પોલીસની ખાસ કાર્યવાહી ટુકડી સહિત બી ડિવિઝનના પોલીસ જવાનોએ કાર્યવાહી કરી હતી

વિદ્યાર્થીઓને કસોટીની પ્રિન્ટ આઉટ પહોંચાડવા તેમજ લખેલા જવાબો શાળામાં પર્હોચાડવા અને ચકાસવા અંગે શિક્ષક સંઘો અને શાળાઓ તરફથી મળેલ રજૂઆત સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવી છિ દરેક વિદ્યાર્થીને એકમ કસોટીની પ્રિન્ટ આઉટ પહોંચાડી શકાય એમ ન હોય તો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ પહોંચાડી શકાશે

બંગાળના અખાતમાં ઉભા થયેલા ચક્રવાતી હવામાનના કારણે રાજયમાં ફરી શનિવારથી સારો વરસાદ થવાની શકયતા છે ગઇકાલે મળેલી હવામાન દેખરેખ જુથની ઓનલાઇન બેઠકમાં આ શકયતા વ્યકત કરાઇ છે

હવામાન કચેરીની આગાહી મુજબ પહેલી ઓગસ્ટ બાદ ગુજરાતમાં સારો વરસાદ થવાની શકયતા છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થવાની શકયતા છે